દેશના સાત રાજયોની એકાવન લોકસભા બેઠકો માટે આ સોમવારે મતદાન યોજાશે તેમાં ઉત્તર પ્રદેશની પંદર રાજસ્થાનની બાર મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળની સાત સાત બિહારની પાંચ જારખંડની ચાર અને જમ્મુ કાશ્મીરની એક લોકસભા બેઠકનો સમાવેશ થાય છે

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી વાવાઝોડા ફણીને કારણે ઉભી થયેલી પરિસ્થિતિના તાગ મેળવવા સોમવારે ઓડીશા જશે આ પહેલાં પ્રધાનમંત્રી નરૈન્દ્ર મોદીએ આજે ઓડીશા અને પશ્ચિમ બંગાળના રાજયપાલો સાથે વાત કરી અને વાવાઝોડા ફણીને કારણે પ્રવર્તતી પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી એક ટવીટ સંદેશામાં પ્રધાનમંત્રીએ કહયું કે વાવાઝોડાથી અસરગ્રસ્ત લોકો સાથે સમગ્ર દેશ સાથે મળીને મદદ માટે તૈયાર છે

એમ

સત્તાવાર યાદી મુજબ સાતત્યપૂર્ણ વિકાસ માટે આ પ્રકારની પદ્ધતિ મદદરૂપ થતી હોવાથી ડેશ બોર્ડની કામગીરી હેઠળ તાલુકા કક્ષાએ નાના અરજદારની રજૂઆત ઉપર દેખરેખ રાખવા આયોજન કરાશે

ડેશ બોર્ડનો હેતુ સ્પષ્ટ કર્યો હતો

સંસ્થાનું માનવું છે કે હવામાન વિભાગની નોંધપાત્ર અને સચોટ કામગીરીના લીધે જ સત્તાવાળાઓએ સમયસર પગલાં લીધા અને મોટી જાનહાની ટાળી શકાઇ છે

ભુજ અને આસપાસના કેટલાક વિસ્તારોમાં મેઘગર્જના સાથે વરસાદી ઝાપટું થતા માર્ગો પર પાણી રેલાયા હતા ઉપરાંત ગાંધીધામ ને કંડલા વિસ્તારમાં પણ બપોર પછી મેઘગર્જના સાથે જોરદાર વરસાદી ઝાપટું થયું હતું

આ અહેવાલ પર ચર્ચા કરી મુખ્યમંત્રી કચ્છમાં પીવાનું પાણી પુરતા પ્રમાણમાં પહોંચાડવા અંગે કોઈ મહત્વના નિર્ણય લઈને જાહેર કરે તેવી શક્યતા દર્શાવી રહી છે સરહદી કચ્છ જીલ્લો આ વખતે ઓછા વરસાદને કારણે પ્રભાવિત થતા સમગ્ર જીલ્લામાં અછત જાહેર કરવામાં આવી હતી

નેહલ ઠક્કર ટેલીફોનીક રજૂઆત બન્ની વિસ્તારના મોટા સરારા ગામથી સોઢા સાઉ જતે આકાશવાણી સાથે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે હોડકા થી સેરવા સુધી રોડ બનાવવાની મંજુરી મળી હતી જેનું કામ ચાલુ થયા બાદ હાલમાં બંધ છે તો વરસાદ પહેલા આ રોડ બનાવવાનું કામ શરૂ કરાય તેવી રજૂઆત કરી છે નેહલ ઠક્કર વિમાની સેવા કંડલા એરપોર્ટ ખાતેથી હાલ મુંબઈની વિમાની સેવા કાર્યરત છે ત્યારે આગામી દિવસોમાં કંડલાથી અમદાવાદ વચ્ચે ખાનગી એરલાઈન્સ દ્વારા વિમાની સેવા શરૂ કરવામાં આવશે આ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટ્ર જેટ વિમાની કંપની દ્વારા આગામી તા

વધુમાં મળતી વિગતો મુજબ આ વિમાની સેવાનું બુકિંગ આજથી શરૂ કરવામાં આવ્યું છે